વડોદરામાં પાદરા નજીક આવેલા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ એવા યાણસદ ગામે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદફસ્તે પ્રાસાદિક તળાવની કાયાપલટ કરતા અનેક પ્રોજેક્ટનું ભૂમિપૂજન થોજાઇ ગયું પર્યટન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ યાણસદ ગામના તળાવની મધ્યમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના દિવંગત આધ્યાત્મિક વડા પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં તેમના જન્મસ્થળનો વિકાસ કરવાની નેમ રાજ્યસરકારે હાથ ધરી છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ કહ્યું હતું કેદર વર્ષે હજારો હરિભક્તો પ્રાગટ્યતિથી એવા યાણસદ ગામે આવતા હોવાથી આ સ્થળને વિકાસ તીર્થ બનાવવામાં રાજ્ય સરકાર કોઇ કચાશ રાખશે નહિં

લુણાવાડા બેઠક ઉપર સૌથી ઓછા એટલે કે ત્રણ ઉમેદવાર નોંધાયા છે ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની લડાઈ રાધનપુર અને બાયડ બેઠક ઊપર છે કારણ કે ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલા અહીંથી લડી રહ્યાં છે

થરાદ બેઠક ઉપર ભાજપના જીવરાજભાઈ પટેલ સામે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે તો ખેરાલુમાં ભાજપના અજમલ ઠાકોરને કોંગ્રેસના બાબુજી ઠાકોર ટક્કર આપશે અમદાવાદ શહેરમાં આવેલી અમરાઈવાડી બેઠક ઉપર ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ વચ્ચે મુકાબલો થવાનો છે લુણાવાડામાં ભાજપે જીએશ સેવકને ટિકિટ આપી છે તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ છે

કચ્છના અખાતમાં આવેલી સિરક્રિક જેવી સાંકડી દરિયાઇ પદ્દીમાં બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાથ લાગતા તંત્ર સાવધ બન્યું છે અમારા પ્રતિનિધી જણાવે છે કે બી એસ એફ ની પેટ્રોલિંગ ટૂકડીને આ બોટ હાથ લાગી ત્યારે તેમાં કોઇ માછીમાર નહોતા તેઓ પાકિસ્તાની દરિયાઇ સરહદ તરફ નાસી ગયા હોવાનું મનાય છે માછીમાર વગરની બંને બોટમાંથી માછીમારી કરવાનો સામાન હાથ લાગ્યો છે દરિયાઇ પદ્દીમાં પેટ્રોલિંગ વધારી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે

મા કાળરાત્રિનું સ્વરૂપ ભયાનક ડરામણું છે પરંતુ મા હંમેશા શુભ ફળ આપનારી છે મા કાળરાત્રિના શરીરનો રંગ કાળો છે વાળ વિખરાયેલા છે ત્રણ નેત્ર છે નાકમાંથી જ્વાળા નીકળે છે અને તેમનું વાહન ગદર્ભ છે દુર્ગાપૂજાનો ઉત્સવ શરૂ થતા કોલકતામાં કાલીઘાટ ખાતે આવેલા કાલીમંદિરમાં હજારો ભક્તો ઊમટી પડ્યા છે

ધાર્મિક ગ્રંથીના વર્ણન પ્રમાણે અહીં મા સતીના પગની યાર આંગળી પડી હતી મા દુર્ગાનું સ્વરૂપ અહીં બિરાજમાન છે કોલકતામાં દુર્ગાપૂજાનું મહત્વ દિવાળીથી પણ વધુ હોવાથી માં કાલીની મૂર્તિ પધરાવી હોય તેવા કલાત્મક મંડપ ઠેરઠેર ઊભા કરાયા છે અને માઇભક્તોની પૂજાઅર્ચના માટે ભીડ જામે છે

જૈન ધર્મના લાખો અનુયાયીઓ આયંબિલ જેવી આરાધના દ્વારા સ્વાદેન્દ્રીયને સંતુલીત કરશે જૈન દર્શન કહે છે કે રસ વિજેતા બને તે પરમ રસને પામી શકે આયંબિલ કરનાર સાધકે અનાજપાણી અને મીઠા વડે બનેલા ખોરાકનું માત્ર એક સમય ભોજન કરવાનું હોય છે અને ઘી દૂધ ગોળ ખાંડતેલ મરચાંનો સદંતર ત્યાગ કરવાનો હોય છે તનમન તથા આત્માની શુધ્ધિ માટે આયંબિલ વ્રત શ્રેષ્ઠ મનાય છે